સવારે હિન્દીમાં મન કી બાતરજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુ વાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુ વાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તેભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે

આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલયઅને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યૂ ટ્યૂ બ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ થશ્ન વિરલ રાણા પ્રધાનમંત્રી બેઠક દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારો કરવાના પગલાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં ગઈકાલે એક ઉચ્ય સ્તરીય બેઠક મળી બેઠકમાં ઓક્સિજનની વધતી જતી માંગ વચ્ચે દેશમાં ઉત્પાદન અને ઉપલબ્ધતામાં વધારો કરવાનો નિર્ણય લવામાં આવ્યો છે

ઓ માં થતી લાંબી પ્રક્રિયાથી રાહત થશે કોરોના સંક્રમણ દરમ્યાન સગા સંબંધિઓની સારવાર લેવા માટે અવર જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્રારા મોટી રાહત આપવામાં આવી છે

માં ચોથો ઓક્સિજન પ્લાન્ટ અને ગાંધીધામમાં નવી ટેસ્ટ લેબ શરૂ કરવા ઓક્સિજન જથ્થો જિવધારવા બેડ વધારવા પ્રયાસો હાથ ધરાશે અને જીલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જૅરૂરી આરોગ્ય સંબંધી તમામ સુવિધાઓ વધારવા સુ ચના આપી હોવાનું જાણવા મળે છે

તેઓને અમદાવાદની યુ

મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલતેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે

વિરલ રાણા અવસાન કોરોના કલાકારો માટે ઘાતક બન્યો છે ગુજરાતી રંગભુમિના જાણીતા કલાકાર દુરદર્શન અમદાવાદના પુર્વ અધિકારી કિરણ હરસુખ્ભાઈ કિકાણીનું ગઈકાલે વડોદરા ખાતે અવસાન થયુ છે વિરલ રાણા અકસ્માત કોરોના મહામારી વચ્ચે ગઈકાલે સાંજે રાપર તાલુકાના આડેસર ગામના ત્રણ યુ વકોના નાગતર કુંડમાં ડુબી જવાથી મોત નીપજતા સમગ્ર ગામમાં ઘેર શોકની લાગણી પ્રસરી હતી